ઇશાન દિલ્ફીમાં હિંસા સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહે દિલ્ફીના ઉપરાજયપાલ અને મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે

આજે નવી દીલ્હીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપ સાથેની વિશદ ચર્ચા બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે કહ્યું કે વિશેષ સંબંધોના પાયામાં લોકો વચ્યોને સંપર્ક છે શ્રી મોદીએ કહ્યું કે સંરક્ષણક્ષેત્રે સહકાર એ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક ભાગીદારીપૂર્ણ સંબંધો દર્શાવે છે બંને દેશોએ નશીલી દવાઓની હેરફેર તથા નશીલી દવાઓના ત્રાસવાદને રોકવા નવી વ્યવસ્થા ઉલી કરવા સંમતિ દર્શાવી છે આ ઉપરાંત ત્રાસવાદના ટેકેદારોને જવાબદાર ઠેરવવાના પ્રયત્નો કરવા નિર્ણથ કર્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશો વચ્ચે ખનીજ તેલ અને કુદરતી વાયુનો જથ્થો ભારતને પૂરો પાડવા માટે પણ વાતચીત કરી છે તેમણે જણાવ્યું કે બંને દેશોના દ્વિપક્ષી વેપારમાં છેલ્લાં ત્રણ વર્ષમાં બે આંકડાનો વૃદ્ધિદર જોવા મબ્યો છે આ પ્રસંગે રાષ્ટ્રપતિ ટ્રંપે કહ્યું કે કદર મુસલમાન ત્રાસવાદ સામે નાગરિકોને સુરક્ષા માટે ભારત અમેરિકા કટિબદ્ધ છે

શ્રી ટ્રંપે કહ્યું કે બંને દેશો માળખાંકિય વિકાસલક્ષી પ્રોજેકટ માટે સહિયારા પ્રયત્નો કરી રહ્યા છે તેમણે જાહેર કર્યું કે અમેરિકાનું આંતરરાષ્ટ્રીય વિકાસ નાણાં નિગમ ભારતમાં કાયમીક્ષેત્ર વિકસાવશે અને સહિયારા પ્રયત્નો થશે

તેમાં માનસિક સ્વાસ્થ્ય તબીબી ઉત્પાદનોની સલામતિ તથા રાંધણગેસ નિકાસ માટે ઇન્ડીયન ઓઇલ અને એકઝોન મોબીલ વચ્ચેના કરાર થયા છે

આ અગાઉ શ્રી ટ્રંપનું રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં સ્વાગત કરવામાં આવ્યું હતું

બંને દેશો વચ્ચેના વેપારમાં આગળ ધપવા સાર્વત્રિક ચર્ચા થઇ છે અને આ ક્ષેત્રે વધુ મોટા સોદા માટે આગળ આવવા નિર્ણય થયો છે

દેશમાં વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન કેન્દ્ર માટે વિજ્ઞાનલક્ષી સ્પર્ધાત્મકતા ઉભી કરવા આ કેન્દ્ર સંશોધકો તથા સ્ટાર્ટઅપ સાહસિકોને પાયાનો ટેકો પૂરો પાડે છે કેન્દ્રના મુખ્ય કારોબારી અધિકારી ડોકટર એન

આ પ્રયોગશાળામાં ડોકટર સૂર્થરાવે કીડની ડાયાલીસીસ માટે ઉચ્ય ગુણવત્તાનું પાણી વિકસાવ્યું છે પરિણામે તેમા વધુ પ્રગતિથી તબીબી સાધનોની આયાતનો બોજ ઘટશે

દિલ્ફી પોલીસની ગુનાશોધક શાખા દ્વારા આ અંગે તપાસ ચાલી રહી છે અદાલતે પોલીસને કેસ ડાયરી રજૂ કરવા કહ્યું છે યુનિવર્સિટી કેમ્પસમાં ધૂસીને વિદ્યાર્થીઓ પર લાઠીયાર્જ અંગેના આરોપમાં પોલીસ કર્મચારીઓ સામે તપાસ અંગે પણ અદાલતે માફીતી માંગી છે

ચૂંટણીપંચે આજે જાહેરાત કરી હતી કે આ બેઠકો આ વર્ષે એપ્રિલ મહિનામાં રાજયસભાના સભ્યો નિવૃત્ત થતાં ખાલી પડશે

આ વર્ષે એપ્રિલ મહિનામાં જે મુખ્ય સભ્યો નિવૃત્ત થવાના છે તેમાં એનસીપીના અગ્રણી શરદ પવાર કેન્દ્રિયમંત્રી રામદાસ આઠવલે કોંગ્રેસના અગ્રણીનેતા મોતીલાલ વોરા દિગ્વિજયસિંહ અને ભાજપના નેતા વિજય ગોયલના નામનો સમાવેશ થાય છે સૌથી વધુ સાત બેઠકો મહારાષ્ટ્ર અને છ બેઠકો તામીલનાડુમાંથી ખાલી થઇ રહી છે

નાગરિકત્વ સુધારા કાયદા સંદર્ભમાં ઇશાન દિલ્હીમાં ફિંસા ફાટી નીકળી હતી તે સંદર્ભમાં શ્રી શાહે દિલ્હીના ઉપરાજયપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે બેઠક યોજી હતી આ ઉપરાંત વિવિધ રાજકીયપક્ષોના પ્રતિનિધિઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા શ્રી શાહે તમામ રાજકીય પક્ષોને સંયમ જાળવવા અને પરિસ્થિતિનો હલ કાઢવા રાજકીય દૃષ્ટિથી ઉપર ઉઠી પ્રયત્નશીલ બનવા જણાવ્યું તેમણે અફવાઓથી દૂર રહેવા અને લોકોને ભયમુકત બનવા જણાવ્યું હતું તથા માધ્યમો અફવા ન ફેલાવે તે માટે અનુરોધ કર્યો હતો બેઠકમાં દીલ્ફીના પોલીસ કમિશ્નરને નિયંત્રણકક્ષમાં વરિષ્ઠ અધિકારીઓને ફરજ પર ગોઠવવા અને અફવાઓ ટાળવા માટે પ્રથત્ન કરવા જણાવ્યું ગૂહમંત્રીએ દિલ્હીના સરહદી રાજયો ઉત્તરપ્રદેશ અને હરિયાણામાંથી અવરજવર પર નજર રાખવા અને પૂરતાં પગલાં લેવાયાંનું જણાવ્યું નાગરિકત્વ કાયદા અંગે સર્વોચ્ય અદાલતમાં સુનાવણી થાય ત્યારે પૂરતાં સલામતિના પગલાં પણ પણ ભાર મૂકાયો છે શ્રી અમીત શાહે રાજકીય પક્ષોને ઉશ્કેરણીજનક ભાષણોથી દૂર રહેવા કહ્યું અને હીંસાના બનાવો એકદમ જ ફાટી નીકબ્યાં હોવાનું તારણ જણાવ્યું તેમણે આશા દર્શાવી કે દિલ્ફી પોલીસ સંયમપૂર્વક પરિસ્થિતિ પર નિયંત્રણ જાળવી રાખશે બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં દિલ્ફીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે બેઠકમાં શાંતિ જાળવવા તમામ રાજકીય પક્ષોના સહયોગ માટે અનુરોધ કરાયો છે

દરમિયાન ઉપરાજયપાલ અને પોલીસ કમિશ્નરે માર્યા ગયેલા જવાન હેડ કોન્ટેરીબલ પ્રત્યે સંવેદના અને શ્રદ્ધાંજલિ વ્યકત કરી છે

તે દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સગવડી વધારવામાં આવશે નાબાર્ડના ગ્રામીણ માળખાકીય વિકાસ ભંડોળ હેઠળ ગ્રામીણ માળખું વિકસાવવા આયોજન કરાયું છે

અરૃણક્રમાર મહેતાએ કાશ્મીર વિસ્તારમાં કોન્દ્રાકટરો માટે અન્ય સુવિધાઓની સાથે ઇન્ટરનેટ ટર્મિનલની સુવિધા આપવાની સૂચના આપી છે તેમણે શ્રીનગરમાં જમ્મુ કાશ્મીર કોન્ટ્રાકટર કો ઓડીનેશન સમિતિના પ્રતિનિધિમંડળની સાથે વાતચીતમાં આ સૂચના આપી છે તેમણે કહ્યું કે વહીવટીતંત્ર કોન્ટ્રાકટરોને જુદાજૂદા પ્રકારની સુવિધાઓ આપવા માટે જુદાજુદા રસ્તાઓ નક્કી કરી રહી છે ડોકટર મહેતાએ વેચાણવેરા વિભાગને આદેશ આપ્યો છે કે તેઓ કોન્ટ્રાકટરો માટે પોતાની સેવાઓ સુનિશ્ચિત કરે

તેમણે કહ્યું કે સાતમી માર્ચે જમ્મુકાશ્મીર શિયાળ્ રમતોત્સવ ગુલમર્ગમાં યોજાશે શિયાળ્ રમતોત્સવમાં ધારાધોરણોમાં સુધારા અને ખેલાડીઓની વધુ ભાગીદારી માટે ફંડમાં વધારો કરવાનો આશવાસ આપ્યું છે